અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં વર્ધા ખાતે એક ચુંટણી રેલીમાં સંબોધન અંગે પ્રધાનમંત્રી પર યુંટણી આચાર સંહિતાના ભંગના આરોપ લગાવવામાં આવ્યો હતો આશુતોષ અંતાણી રાજ્ય નર્મદા પાણી રાજ્યના અછતગ્રસ્ત વિસ્તારોમાં પીવાનું પાણી પુરૂં પાડવા રાજ્ય સરકારે આયોજન કર્યું છે આજે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે ઉનાળામાં પીવાનું પાણી રાજ્યમાં સર્વત્ર મળી રહે છે માટે નર્મદા યોજનાનો મહત્તમ ઉપયોગ કરવાનું આયોજન સરકારે કર્યું છે

નર્મદાનું પાણી જેમના માટે અત્યંત જરૂરી છે

અંજારથી કુકમા વચ્ચે પાઇપલાઇનનું કામ પુરૂ થતાં ભૂજ બન્ની લખપત અબડાસા વિસ્તારને વધારાનું ત્રણ કરોડ લીટર પાણી ઉપલબ્ધ બન્યું છે

આ મુશ્કેલી નિવારવા વિધાનસભામાં સુધારા વિધેયક પસાર કરાયું હતું

રાજ્યપાલની મંજુરી બાદ આ વિધેયક રાષ્ટ્રપતિની મંજુરી માટે મોકલાયું હતું જેને રાષ્ટ્રપતિશ્રી એ મંજુર કર્યું છે

રાજ્યપાલ શ્રી ઓમ પ્રકાશ કોહલી મુખ્યમંત્રી શ્રી વિજય રૂપની તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે નાગરિકોને ગુજરાત રાજ્ય સ્થાપના દિન તથા આંતરરાષ્ટ્રીય મજુર દિન નિમિત્તે શુભકામના પાઠવી છે આશુતોષ અંતાણી કચ્છ મજુર દિવસ અને ગુજરાત સ્થાપના દિન સમગ્ર રાજ્યની સાથે કચ્છ જીલ્લામાં પણ ગુજરાત રાજ્ય સ્થાપના દિન તથા આંતરરાષ્ટ્રીય મજુર દિનની ઉજવણી નિમિત્તે રેલી રક્તદાન કામદારોના સ્નેહમિલન સંસ્કૃતિક કાર્યક્રમો સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જીલ્લાના આર્થિક પાટનગર ગાંધીધામ ખાતે ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન એચ

એસ હિન્દ મજદૂર સભા કંડલા દ્વારા દરવર્ષની માફક આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય મજદૂર દિનની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવશે જિલ્લામથક ભુજ સહીત કચ્છભરમાં પણ વિવિધ કાર્યક્રમોનું આથોજન કરવામાં આવ્યું છે આશુતોષ અંતાણી કચ્છ હવામાન છેલ્લા એક સપ્તાહથી સમગ્ર જીલ્લામાં ફરી વળેલા ગરમીના તીવ્ર મોજાને કારણે જનજીવન સહીત સમગ્ર જીવ સૃષ્ટિ ભારે પ્રભાવિત બની હતી ત્યારે ગઈકાલે જીલ્લામાં પવનની ઝડપમાં વધારો થતાં મહત્તમ તાપમાન સૂચક પારો નીચે ગબડી જતા લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી

પી એલ ક્રિકેટ સ્પર્ધામાં બેન્ચ્લુરુના ચેન્નાસ્વામી સ્ટેડીયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેન્ગ્લુડુ તથા રાજસ્થાન રોયલ્સ વચ્ચે ગઈકાલે વરસાદથી પ્રભાવિત મેચ પાંચ પાંચ ઓવર જ રમાઈ હતી રોયલ ચેલેન્જર્સ બેગ્લુર્ટ સ્પર્ધામાંથી બહાર થઇ ગઈ છે આજે ચેન્નાઈ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ ઇલેવન તથા દિલ્ફી કેપિટલ ઈલેવન વચ્ચે મેચ રમાશે